દેશની નવી શિક્ષણ નીતી નવા ભારતની આશા આકાંક્ષાઓ અને જરૂરીયાતો પરીપુર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે

શ્રી મોદીએ કહયું કે વિદ્યાર્થીમાં સમીક્ષાત્મક વિચાર પધ્ધતિ જીજ્ઞાસા શ્રેષ્ઠ વાતચીત પધ્ધતી જેવા કૌશલ્યો હોવા જરૂરી છે તેમણે કહ્યું કે વર્તમાન શિક્ષણ પધ્ધતી વિદ્યાર્થીને પોતાનું ક્ષેત્ર બદલીને નવી તકો ચકાસવાની તકો આપતી નથી

પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતીની મદદથી નવા ભારતના નિર્માણનું મિશન હાંસલ કરવા માટે બધા જ શિક્ષકો વહીવટીતંત્ર વાલીઓ તથા સ્વયંસેવી સંસ્થાઓને સહકાર આપવાની અપીલ કરી હતી

આમ ગુજરાત ઉદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટ અપ ક્ષેત્રે દસમું પસંદગીનું રાજ્ય બન્યું છે ગુજરાત સરકારે યુવા વિદ્યાર્થીઓના સંશોધનોને અવસર આપવા સ્ટુડન્ટ સ્ટાર્અપ એન્ડ ઇનોવેશન પોલીસી અમલમાં મૂકી છે

કોરોના બાદ દેશના નાગરિકોએ પરિસ્થિતિ પૂર્વવત કરવામાં વહીવટીતંત્રને જે રીતે સાથ આપ્યો તેનો ઉલ્લેખ કરીને શ્રી શાહે નાગરિકોની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો માધ્યમથી કાર્યક્રમમાં જોડાઈને કોરોના કાળમાં પણ સતત વિકાસકામો કરીને ગુજરાતે વિકાસની ગતિ જાળવી તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો

નેશનલ ટેસ્ટીંગ એજન્સી એનટીએ સંસ્થાએ જેઇઇ પરીક્ષાનું પરીણામ ફકત ચાર દિવસના ટુંકાગાળામાં જ જાહેર કર્યુ છે

દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડોકટર રમેશ પોખરીયાલ નિશંકે જેઇઇમાં ઉતીર્ણ થનાર બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા પશ્ચિમ રેલવે દ્વારા આગામી રવિવારે યોજાનાર નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આજથી બે દિવસ સોમનાથ અમદાવાદ વચ્ચે વિશેષ દ્રેનો દોડાવવામાં આવશે

આ ટ્રેન માર્ગમાં વેરાવળ ચોરવાડ રોડ માળીયા હાટીના કેશોદ જુનાગઢ જેતલસર નવાગઢ વિરપુર ગોંડલ ભક્તિનગર વાંકાનેર થાન સુરેન્દ્રનગર અને વિરમગામ થઈને રવિવારે સવારે અમદાવાદ પર્હોચશે

જે માર્ગમાં વિરમગામ સુરેન્દ્રનગર થાન વાંકાનેર તા

કોરોના મહામારીને અનુલક્ષીને તમામ મુસાફરોને સામાજિક દૂરી હેન્ડ સેનિટાઈઝર અને ચહેરા ઉપર માસ્ક ફરજિયાત રાખવો પડશે નીટની પરીક્ષા વાળા વિધ્યાર્થીઓને પોતાનો કોલ લેટર સાથે રાખવા જણાવાયું છે કોવિડના નિયમોના પાલન માટે આરક્ષણ કરાવનાર તમામ યાત્રીઓને દ્રેન ઉપડવાના સમય કરતાં દોઢ કલાક પહેલા સ્ટેશન ઉપર પહોંચી જવા જણાવાયું છે

મેટ્રો માં યાત્રા માટે પણ તમામ યાત્રીઓને કોવિડના નિયમોનું યુસ્ત પાલન કરવા જણાવાયું છે

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવનના કારણે આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે ગઇકાલે સાંજે અમદાવાદમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે અંદાજે સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો નરોડામાં સૌથી વધુ સવા ઇંચ તો મણિનગરમાં પોણો ઇંચ વરસાદ થયો હતો

રાજ્યના દાહોદ પંચમહાલ પંથક અને ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે જોરદાર ઝાપટાં થયા હોવાના અહેવાલ છે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારે ઉકળાટ બાદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે ખાંભામાં બે જગ્યાએ વીજળી પડી હતી

બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકાના ઢસા પંથક અને આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનું ફરીથી આગમન થયું હતું